સ્થાનિક સ્વરાજયની યું વ્ણીમાં ઉમેદવારીપત્રો ભૂરવાના ગઈકાલે અંતિમ દિવસે ઉમેદવારો પોતાના નામાંકન રજુ કરવા માટે પોતાના સમર્થકો સાથે ઉમટ્યા હૃતા

ક ચ્છની પ નગરપાલિકમાં ગઈકાલે ઉમેદવારી માટે સૌથી વધુ ધસારો રહ્યો હતો

જેમાં કોરોનાની ગાઈડલાઈનનું યુસ્ત પાલન કરવાનું રહેશે આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં ફાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશેજે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસિસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા શાળાઓએ ચાલુ રાખવાની રહેશે કોરોના સંક્રમિત થાય તેવા વિદ્યાર્થી શિક્ષક કે અન્ય સ્ટાફને શાળાએ ન આવવા તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓ શરૂ ન કરવાની સૂ ચનાઓ પણ શિક્ષણ વિભાગના ઠરાવમાં આપવામાં આવી છે વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય દરેક વિદ્યાર્થી શિક્ષકગણ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ ડુુજની અન્ય બાબતોનું પણ પાલન થાય તેની ખાસ તાકીદ પણ કરવામાં આવી છે